જેમાં વિદેશમંત્રી એસ જયશંકર અને ઉતરગુજરાતનાં ઠાકોર સમાજમાં નેતા જુગલજી ઠાકોરનો સમાવેશ થાય છે અને આ બંને ઉમેદવારોએ આજ રોજ ઉમેદવારી ફોર્મ પણ ભર્યા ફતા ત્યારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ નિવેદન આપી અને ભાજપની જીત પર વિશ્વાસ દર્શાવ્યો છે

શીતલ વૈશ્નવ ીમ કોર્ટ કોગેસ અર ગુજરાતમાં રાજ્યસભા ની બે બેઠકોની પેટા ચુંટણી અલગ અલગ રીતે યોજવાના ચુંટણી પંચ નાં નિર્ણય સામે ગુજરાત કોગ્રેશ સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજી અદાલતે ફગાવી દીધી છે અદાલતે રાજ્ય સભાની ચુંટણી પછી રાજ્ય ની વડી અદાલતમાં ચુંટણી અરજી દાખલ કરવા જણાવ્યું છે

ટિવટર ઉપર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે તે વખતે કટોકટીનો નિર્ભયતા પૂર્વક તેમજ મક્કમતાથી સામનો કરનાર બધા જ લોકોનું તે વંદન કરે છે તેમણે કહ્યું કે આવા લોકોના પ્રયાસોના કારણે આપખુદ વલણ સામે દેશમાં લોકશાહીના તાણાવાણા સફળતાપૂર્વક ટકી શક્યા હતા

ચુંટણીનું જાહેરનામું પહેલી જુલાઈએ બફાર પડશે છ તારીખ સુધી ઉમેદવારી નોધાવી શકશે

શીતલ વૈશ્નવ અછતતંત્ર દ્વારા ચકાસણી કચ્છ માં અછતની પરિસ્થિ તિ તેના મફત્વ નાં અંતિમ પડાવમાં પફોંચી છે ત્યામરે જિલ્લાપ વફીવટીતંત્ર દ્વારા કોઇપણગેરરીતિભરી રીતરસમો કે ચલાવી લેવા માંગતું ન જોવાથી જિલ્લાી કલેકટર શ્રીમતી રેમ્યાઇ મોફનના માર્ગદર્શન તળેસમગ્ર અછતતંત્ર દ્વારા રાજયકક્ષાની ફલાઇંગ સ્કકવોડ ટીમો ઉપરાંત જિલ્લાનકક્ષાની બે ફલાઇંગ સ્કછવોડ તેમજ જિલ્લાીકલેકટર સહિત અછતના નાયબ કલેકટર મામલતદારની સાથે પ્રાંત અને તાલુકાકક્ષાની ટીમો દ્વારા નિરંતર ફિલ્ડ તપાસણીકાર્ય કરાઇ રહ્યું છે

શીતલ વૈશ્નવ વિશ્વ સાગરખેડૂ દિવસ આજે વિશ્વ સાગરખેડૂ દિવસ છે દરિયાઈ પરિવફન મંત્રાલય નો ફવાલો સંભાળતા મંત્રી મનસુખ માંડલીયાએ શુભેચ્છાનું ટ્વીટ કર્યું છે અને દરિયો ખેડતા જિંદાદિલ સાગરખેડું સમુદાયને અભિનંદન પાઠવ્યા છે તેમણે કહ્યું છે કે દરિયાઈ વેપાર ને સદીઓ થી જીવતો રાખનાર સાગરખેડું પ્રત્યે દુનિયા સદેવ ઋણી રહેશે

આ છાત્રાલયમાં પાંચ ફજાર થી પણ વધુ દલિત વંચિત ગરિબ વિધાર્થીઓ અભ્યાસ કરીને ઉચ્ય ફોદાઓ પર પફોચયા છે જેમાં સાંસદ વિનોદ ચાવડાનો પણ સમાવેશ થાય છે છાત્રાલય ચાલુ કરવા માટે સાંસદનાં સમાજ નવનિર્માણ ટ્રસ્ટ માધ્યમ થી રૂપિયા એક લાખ પચાસ ફજાર ની કિમતનાં પેટી પલંગગાદલાવોટરકુલરસફીત સાધનોની મદદ કરવામાં આવી છે